કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે રાજ્યો માટે તેની ફલેગશીપ સ્કીમ માટે દરનું માળખું નક્કી કરવા સ્થાનિક સંસ્થાઓ અને ગ્રામ પંચાયતોને સંપૂર્ણ સ્વતંત્રતા અપાશે

આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા આ બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે મોંઘવારી ભથ્થામાં કરાયેલા વધારાને દિવાળીના અવસરે કર્મચારીઓને સરકારની ભેટ ગણાવી હતી

તેમ અંજાર તાલુકાના વીરા ગ્રામ પંચાયત ઘરના લોકાર્પણ પ્રસંગે સામાજિક શૈક્ષણિક અને પછાત વર્ગના કલ્યાણ તેમજ પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગામડાંઓમાં શહેરો જેવી સુવિધા નિર્માણ કરી રહી છે ગામડાઓમાં તમામ આનુષાંગિક સુવિધાઓ મળી રહે તેમજ ગામડાં પણ વિકાસથી વંચિત ન રહે તે માટે સરકાર કટિબધ્ધ છે

વાઘેલાએ જણાવ્યું છે કચ્છમાંથી અમદાવાદ બદલી પામેલા શ્રી વાઘેલાએ કચ્છમાં વિદાય પ્રસંગે પત્રકારો સાથેના મિલનમાં આ પ્રમાણે જણાવ્યું હતું તેમણે કચ્છમાં નાર્કોટીક પ્રવૃતિ પર લગામ કસવાની જરૂર જણાવી હતી શ્રી વાઘેલાએ કચ્છમાં ફરજ દરમિયાન આવેલા પડકારોનો ઉલ્લેખ કર્યો હતો

કાંતિગોર કારણને આ પુરસ્કાર અર્પણ કરાશે કચ્છના સાહિત્યમાં પ્રભાશંકરા ફડકેએ કચ્છી સાહિત્ય અકાદમીની બંધારણ સમીતિમાં રહી યોગદાન આપ્યું હતું તો ડો

ના પ્રથમ કુલપતિ રહેવા સાથે કચ્છી સાહિત્ય અકાદમીના મુખ્યપત્ર ચિંગારનું સંપાદન સંભાળી રહ્યા છે